વર્ચ્યુઅલ માધ્યમથી આયોજિત આ શિખર સંમેલનની યજમાની રશિયા કરી રહ્યું છે

આ સંમેલનમાં આંતર બ્રિક્સ સહભાગીતા બહ્પક્ષીય પ્રણાલી સુધાર સહિત મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ અંગે ચર્ચા કરાશે આ ઉપરાંત કોવિડ રોગયાળાનો પ્રભાવ ઓછો કરવાના ઉપાયો પર વિયાર વિમર્શ કરાશે આતંકવાદ સામેની લડત વેપાર આરોગ્ય ઊર્જા વિગેરે મુદ્દે પણ ચર્ચા કરાશે દિલ્હી પોલીસ દિલ્હી પોલીસે ગતરાત્રે જૈશ એ મોહમ્મદના બે આંતકવાદીઓની ધરપકડ કરી છે અને દિલ્ફીમાં થનાર મોટા હમલાને નિષ્ફળ બનાવ્યો છે પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઇકાલે રાત્રે લગભગ સવાદસ વાગ્યાની આસપાસ સરાઇ કાલેખાનના મિલેનિયમ પાર્ક પાસે એક છટકું ગોઠવવામાં આવ્યું હતું

અધિકારીઓ દ્વારા આ બંને આતંકવાદીઓની પૂછપરછ હાથ ધરાઇ છે કો વેક્સિન ભારત બાયોટેક કોવિડ રસી કો વેક્સિનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી છે

કો વેક્સિનના પ્રથમ અને બીજા તબક્કાના પરીક્ષણોમાં એક હજાર વિષયોનું વિશ્લેષણ કરાયું હતું

પાર્થસારથીએ આજે હૈદરાબાદમાં એક પત્રકાર પરિષદ સંબોધી ચૂંટણી અંગેની જાહેરાત કરી હતી આવતીકાલથી ત્રણ દિવસ સુધી ઉમેદવારીપત્રો ભરાશે વર્તમાન નિગમનો કાર્યકાળ આગામી ફેબ્રુઆરી મહિનામાં પૂરો થાય છે

જે વિશ્વમાં સૌથી ઓછો છે

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને કોરોના મહામારી દરમિયાન પેન્શન ધારકોને પોતાના ઘરની નજીક જ ડિજીટલ જીવન પ્રમાણપત્ર જમા કરાવવાનો વિકલ્પ આપ્યો છે

જો કે તાજેતરમાં જ ભારતીય પોસ્ટ પેમેન્ટ બેન્કે પેન્શન ધારકોને તેમના ઘર પર જ ડિજીટલ પ્રમાણપત્ર જમા કરવાની સુવિધાનો આરંભ કર્યો છે

મંત્રાલયે સરકારના આ નિર્ણયના પાલન માટે ડિજીટલ માધ્યમથી સમાચાર આપતી પાત્ર કંપનીઓની સુવિધા માટે સાર્વજનિક નોટિસ જાહેર કરી છે

તેમણે એક મહિનામાં આ અંગેની વિગતો માહિતી પ્રસારણ મંત્રાલયને આપવી પડશે નવું વિદેશી રોકાણ લાવવા ઇચ્છતી કંપનીઓએ વિદેશી સુવિધા પોર્ટલ માધ્યમથી કેન્દ્ર સરકારની પૂર્વ મંજુરી લેવી પડશે ખાદી ફેસ્ટિવ સેલ તહેવારોના આ સમયમાં ખાદી ઉત્પાદનોના રેકોર્ડ વેયાણથી ખાદી કારીગરોને ખૂબ મોટો ફાયદો થયો છે

તેમણે પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું કે ખાદીની પસંદગી કરનાર લોકોને કારણે ગ્રામઉદ્યોગ ક્ષેત્રના કારીગરોને મોટો સહ્યોગ આપ્યો છે

જો કે દિલ્હીમાં ઠંડીની શરૂઆતમાં જ હવાની ગુણવત્તા ખરાબ રહી જેમાં દિવાળી દરમિયાન થતું હવાનું પ્રદૂષણ તેમજ ખેતરોની પરાળ બાળવી અને શાંત પવનો જેવા અનેક કારણો છે જમ્મુ કાશ્મીર હિમપાત જમ્મુ કાશ્મીરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીએ કુપવાડા અને બાંદીપોરા જિલ્લાની ઉંચાઇવાળા વિસ્તારોમાં મધ્યમ ખતરારૂપ હિમપ્રપાતની ચેતવણી આપી છે

હિમપ્રપાતની શક્યતાવાળા ક્ષેત્રોમાં લોકોને સંપૂર્ણ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે

શ્રી સિંહને કીડનીની ગંભીર બીમારી છે અને તેઓ ડાયાલીસીસ પર છે આ સહાય પંડિત દિનદયાલ ઉપાધ્યાય ખેલાડી કલ્યાણ ભંડોળમાંથી અપાશે